કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા અને રાજ્યકક્ષાના મંત્રી મનસુખમાંડવિયાએ ગઈકાલે નવીદિલ્હી ખાતે ઔષધીયુક્ત પૌષ્ટિક આહારની શ્રેણી આજે લોન્ય કરી હતી શ્રી માંડવિયા એ આ પ્રસંગે જણાવ્યુ છે કે આ પ્રોટીન પાવડર પ્રોટીનબાર અને ધાત્રીમાતાઓ માટે પૂરક પોષક તત્વો યુક્ત સપ્લિમેન્ટ પાવડર હવે સસ્તા દરે જાહેરજનતા માટે ઉપલબ્ધબનશે અને કુપોષણને દેશવટો આપી શકાશે

સી

વોર્ડમાં દાખલ તમામ દર્દીની તબિયત દિવસમાં બે વખત તપાસવા માટે વરીષ્ઠ ડોક્ટર અયૂક સેવા આપે તેવો આગ્રહ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાખ્યો છે આ હોસ્પિટલમાં કોરોના સારવાર કેવી અપાય છે તે ચકાસવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે ગઈકાલે વિડીયો કોન્ફરન્સ વડે વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી અને કોરોના સારવારમાં જોડાયેલા ડોક્ટર અને નર્સની સેવાને બિરદાવી હતી કોરોના દર્દીને સાજા કરવામાં ક્યાય કચાશ રહે નહીં તેનું ધ્યાન રાખવાનો આગ્રહ પણ તેમણે તબીબી સ્ટાફ પાસે રજૂ કર્યો હતો